સંરક્ષણ રાજયમંત્રી ડોકટર સુભાષ ભામરેએ લોકસભામાં જણાવ્યું હતું કે સમુદ્ર માર્ગથી દેશની સુરક્ષાના જોખમોનું આકલન નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે આગામી તટરક્ષણ અભ્યાસમાં તટરક્ષકદળ તમામ સમુદ્રકિનારાના રાજયો ગૃહ વહાણવટુ નાણાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુના મંત્રાલયો તથા ડેરી મત્સ્યપાલન અને પશુપાલન વિભાગ પણ ભાગ લેશે

જે કેન્દ્રના બધા જ મંત્રાલયો અને વિભાગોમાં તેમજ રાજય સરકારો દ્વારા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે આજે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં માહીતી ટેકનોલોજી રવિશંકર પ્રસાદે આ માહીતી આપી હતી

ચંદ્રશેખર રાવ આજે સતત બીજા કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે હેદરાબાદ ખાતેના રાજભવનમાં બપોરે દોઢ વાગ્યે તેમનો શપથ સમારોહ યોજાશે રાજ્યપાલ ઈએસએલ નરસિંહને તેમને પદ અને ગોપનીયતાને શપથ લેવડાવશે

ડી સી ને તેમના દ્વારા આપવાની થતી તમામ પરવાનગી ઓન લાઈન કરવાનું આહવાન કર્યું છે

હાલમાં વિદ્યાર્થીઓના દફતરના વધુ પડતા વજનને લીધે વિદ્યાર્થીઓમાં વિવિધ શારીરીક તકલીફ સામે આવતા આ તકલીફોને ધ્યાને લઈ તબીબોના અભિપ્રાય મુજબ દફતરના વજનમાં ઘટાડો કરવામાં આવ્યો છે આરતી ભક્ટ કંડલા બંદર કંડલા મહાબંદરે કોઈપણ અકસ્માતને ટાળવા માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને સક્ષમ બનાવવા નિષ્ણાતોની ભરતી કરવામાં આવશે વધુ વિગતો મુજબ કંડલા મહાબંદરે જવલનશીલ પદાર્થ જોખમી રસાયણો પેટ્રોલીયમ પેદાશો વગેરેનો વ્યાપક સંગ્રહ અહીં થતો હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે ત્યારે ગાંધીધામ અંજાર ખાતે આવેલ એસ આર સી

આ કેમ્પમાં હાડકાના માનસિક આરોગ્ય તેમજ કાન નાક તથા ગળા તેમજ આંખના નિષ્ણાંતો વિકલાંગ દર્દીઓને તપાસીને પ્રમાણપત્ર અપાશે તેવું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવીલ સર્જન કચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે